પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

ભારતીય જનતાપક્ષ વતી કેન્રિઠાયમંત્રી સ્મૃતિ ઇરાનીએ ગઢડામાં જાહેરસભા યોજી

રાજ્ય સરકારે ખેડૂતોને દિવસ દરમિયાન પણ વીજળી આપવાનો નિર્ણય કર્યો છે આ માટેની કિસાન સર્વોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ પાટણ અને દાહોદ જિલ્લાના ખેડૂતોને દિવસે કૃષિહેતુથી વીજળી આપવાનો પ્રધાનમંત્રી પ્રારંભ કરાવશે એવી જ રીતે ગીરનાર પર્વત ખાતે પ્રવાસીઓને ઉપયોગી રોપ વે યોજનાનું લોકાર્પણ કરાશે

અમારા સંવાદદાતા જણાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી જોડાશે

ભારતીય જનતા પક્ષ તરફથી કેન્રિઆિય મંત્રીઓશ્રી પુરૂષોત્તમ રૂપાલા શ્રી મનસુખ માંડવિયા શ્રીમતી સ્મૃતિ ઇરાની ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પ્રદેશ પ્રમુખ સી

પાટીલ સહિત રાજ્યના અન્ય મંત્રીઓ અને પક્ષના આગેવાનોને જવાબદારી સોંપી છે તો સામે પક્ષે વિરોધપક્ષ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીયીય નેતાઓ શ્રી અહેમદ પટેલ શ્રી રાજીવ સાતવ પ્રદેશપ્રમુખ અમિત યાવડા વિધાનસભાના વિપક્ષીનેતા પરેશ ધાનાણી ઉપરાંત પક્ષના ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓના સાથે પ્રયારની જવાબદારી મૂકી છે

આજે ગઢડા બેઠક પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની એ પ્રચાર કર્યો હતો ગઢડા ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

વલસાડ બેઠક પર કોંગ્રસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે ચૂંટણીપ્રચારનો આરંભ કર્યો હતો

આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે નવા અતિથિભવનથી અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો થયો છે સરકારે વિશેષ આયોજન અને જંગી રકમની ફાળવણી કરીને રાજયના યાત્રાધામોને સુવિધાસજજ બનાવવામાં આવ્યા છે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના લાખણીથી થરાદ સુધીના રસ્તાને ચારમાર્ગીય બનાવાશે તથા પાલનપુર આરટીઓ સર્કલ ખાતે વિશિષ્ટ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે રાજયમાં રસ્તા પાણી વીજળી શિક્ષણ આરોગ્ય ઔદ્યોગિક અને ક્રષિ સહીત તમામ ક્ષેત્રોમાં વિક્રમજનક વિકાસથી પ્રજા સુશાસન અને વિકાસનો અહેસાસ કરે છે તેમ શ્રી પટેલે ઉમેર્થું હતું આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે કહ્યું કે સરકારના સક્રિય પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લામાં આધુનિક રસ્તાઓ સહિત શિક્ષણ આરોગ્ય અને વીજળી અને પાણીની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે

બાર કરોડ ડુપિયાના ખર્ચે તૈયાર થયેલ ઇડર સિવિલ હોસ્પીટલમાં પંદર ગાયનેક વોર્ડ ઓપરેશન થીયેટર પુરૃષ મહિલા અલાયતા વોર્ડ પોસ્ટ ઓપરેટીવ વોર્ડ લેબડિપાર્ટમેન્ટ ઓપીડી રજીસ્ટેશન ફાર્મસી સ્ટોર જેવી તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આજે આ નિર્ણયથી જાહેરાત કરી તેમણે જણાવ્યું કે કોરોના સંક્રમણના કારણે આ વર્ષે પલ્લી નહીં કાઢવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે રૂપાલ ગ્રામપંચાયતના સરપંચે પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે

પલ્લીના દિવસે પ્રસાય માધ્યનો માટે પણ રૂપાલ ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અમે આપને યાદ અપાવીએ કે પાંડવો સાથે જોડાયેલી આ કથા અનુસાર દર વર્ષે આસો સુદ નોમની રાત્રિએ રૂપાલમાં વરદાયીની માતાની પલ્લી નીકળે છે અને તેના પર ફજારો કિલ યોખ્ખું ઘી ચડાવવામાં આવે છે

વિવિધ જિલ્લાના અમારા પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ નવા નોંધાયેલા કેસ ઉપર નજર કરીએ તો પંચમહાલ જીલામાં નવા સતર કેસો નોંધાયા છે જયારે બાર દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પીટલોમાંથી રજા આપવામાં આવી છે મહિસાગર જિલ્લામાં આજે બે નવા કેસ નોધાયા જયારે નવ દર્દીઓ સાજા થયા નર્મદા જીલ્લામાંવીસ પોઝીટીવ કેસ નોધાયા છે છીટાઉદેપુરમાં આજે વધુ સાત પોઝીટીવ કેસ નોધાયા છે જયારે પાટણ જીલ્લામાં વીસ નવા કેસ નોધાયા અને ચૌદ દર્દીઓ સાજા થયા મહેસાણા જીલ્લામાં ઓગણીસ નવા કેસ નોધાયા જયારે બાવીસ દર્દીઓને રજા આપવામાં આવી

આજે મા નવદુર્ગાના કાલરાત્રિ સ્વરૂપની આરાધના થાથ છે મા કાલરાત્રિનું શરીર રાતના અંધકારની જેમ કાળું છે ગળામાં વિદ્યતની માળા છે અને વાળ વિખરાયેલા છે દુષ્ટો માટે માતાજીનું આ રૂપ ભયાનક છે જયારે ભકતો માટે માતાજીનું આ રૂપ સ્નેહમય અને વરદાન આપનારું છે આજના સમાચારનું સમાપન મા કાલરાત્રિના આ જાપમંત્રથી કરીએ